વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ દ્વારા મતદારોને આકર્ષિત કરવાના છેલ્લા પ્રયાસો કરવામાં આવ્યા હતા

ભાજપના પ્રમુખ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી પ્રથમ લોકસભાની ચૂંટણી લડશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પાટણમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું દરમિયાન ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આજે પોતાના મતવિસ્તાર સાણંદમાં રોડ શો યોજ્યો હતો સાણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ચ્રંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો પ્રદેશ અધ્યક્ષ જીત્રભાઈ વાઘાણી શિક્ષણમંત્રી ભ્રપેન્દ્રસિંહ ચ્રડાસમા સહિત અગ્રણી આગેવાનો આ રોડ શો માં જોડાયા હતા બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ આજે વ્યારા શહેરમાં બાઇક રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું

અમરેલી શહેરમાં પણ ભાજપના નારણભાઈ કાછડિયાના સમર્થનમાં બાઇક રેલી યોજી ડોર ટૂ ડોર પ્રચાર કર્યો હતો આ રેલીમાં અભિનંત્રી પ્રાંજલ ભટ્ટ અને અભિનેતા મયુર વાકાણી પણ જોડાયા હતા ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી તેમજ રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત કોંગ્રેસના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે સ્નેહમિલનનું આયોજન પણ કર્યું હતું કોંગ્રેસના યુવા કાર્યકરોએ ખેડાના ઉમેદવાર બિમલ શાહના પ્રચાર અર્થે બાઇક રેલી યોજી હતી વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ શહેરમાં એક રેલી યોજી હતી આ રેલીમાં ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલ પણ જોડાઈ હતી જ્યારે ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટના સમર્થનમાં ભાજપના કાર્યકર્તાઓએ રેલીનું આયોજન કર્યું હતું લોકસભાની રાજ્યની છવ્વીસ બેઠકોની સાથે સાથે ચાર વિધાનસભાની બેઠકો માટે પણ ત્રેવીસમી એપ્રિલે મતદાન યોજાવાનું છે ધ્રાંગધ્રા માણાવદર જામનગર ગ્રામીણ અને ઊંઝા બેઠકોની પેટા ચૂંટણી માટે મંગળવારે મતદાન યોજાવાનું છે

ઊંઝાની બેઠક પર ભાજપના આશાબહેન પટેલ અને કોંગ્રેસના કાંતિભાઈ પટેલ વચ્ચે મુખ્ય હરિફાઈ છે આ ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસના નટવરજી ઠાકોર પણ છે ધ્રાંગધ્રાની બેઠક પર કોંગ્રેસના દિનેશ પટેલ ભાજપના પરસોત્તમ સાબરીયા ઉમેદવારો છે જામનગર ગ્રામીણ બેઠક પર કોંગ્રેસના જયંતિભાઈ સભાયા અને ભાજપના રાઘવજી પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો છે અને માણાવદરની બેઠક પર કોંગ્રેસના અરવિંદ લાડાણી કોંગ્રેસના રેશ્મા પટેલ અને ભાજપના જવાહર ચાવડા મુખ્ય હરીફ છે

ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા તેમજ માજી કૃષિમંત્રી દિલીપ સંઘાણી અને પી

જીતભાઈ બારડ ભાવિક ડોડીયા કિશન ડાબસરા લાલભાઈ ખુમાણ સહિત મોટી સંખ્યામાં યુવાનો ભાજપમાં જોડાયા હતા દરમિયાન ચૂંટણી પંચે રાજકીય પક્ષો ઉમેદવારો માટે તકેદારી રાખવા અંગેના નિર્દેશ બહાર પાડ્યા છે જેમાં છેલ્લાં અડતાલીસ કલાક માટે જાહેર ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં તથા પ્રચાર માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ પણ કરી શકશે નહીં

આ ઉપરાંત આ સમયગાળામાં હોસ્ટેલ હોટલ ગેસ્ટહાઉસ ધર્મશાળા કે ધાર્મિક સ્થળોએ લોકોને રાજકીય હેતુ માટે એકઠા ન કરવામાં આવે તેની પણ તકેદારી રાખવા જણાવાયું છે મંગળવારે યોજાનારી ચ્રંટણી માટે વહીવટીતંત્ર દ્વારા તેયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે મતદારોને અગવડ ન પડે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે દિવ્યાંગ અને વ્રધ્ધો માટે અલગથી સ્ત્વિધાઓ ઊભી કરવામાં આવી છે જ્યારે મહિલા મતદારો માટે સખી મતદાન મથક બનાવવામાં આવ્યા છે

આર પી કેમ્પસ ખાતે પંચમહાલ જિલ્લાના પાંચસો પાંચ સલામતીદળના જવાનોએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યું હતું જેમાં શહેરા મોરવા ગોધરા અને કાલોલ તથા હાલોલ વિધાનસભા મતદાર વિભાગમાં કુલ પાંચસો પાંચ જવાનોએ મતદાન કર્યું હતું આમ પંચમહાલ સંસદીય મતદાર વિભાગમાં અત્યાર સુધીમાં કુલ ચાર હજાર પાંચસો સોળ મતદારોએ મતદાન કર્યૂં છે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે ત્રેવીસમી એપ્રિલે થવાનું છે ત્યારે વલસાડ બેઠકના મતદાર વિભાગોમાં સમાવિષ્ટ મતદારોને ફોટો મતદાર કાપલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ મતદાર કાપલીઓ સાથે મતદારો માટે માર્ગદર્શિકા દ્વારા મતદાન અંગેની વિસ્તૃત જાણકારી સાથે મતદાન મથકે જવા માટેનો નકશો તેમજ મતદારોએ મતદાન મથકે જતા સમયે રાખવાની કાળજીઓ અને અન્ય સૂચનાઓ પણ આપવામાં આવી છે આજે આખા વિશ્વમાં ઇસ્ટર ઉજવણી થઈ રહી છે ગુડ ફાઇડે પછીનો રવિવાર પ્રભુ ઇસુ ષ્રિસ્તના પુનરૂત્થાનનો દિવસ ઉજવાય છે

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇસ્ટરની શુભેચ્છાઓ દેશવાસીઓને પાઠવી છે

સાઉદી અરેબીયા ખાતેનું ભારતીય રાજદ્વારી મીશન આગામી રમઝાનના સમયગાળામાં ભારતથી આવનાર સંભવિત વધારાના હજ ભાવિકોનું સ્વાગત કરવા સજ્જ થઇ રહ્યું છે